તેમણે જણાવ્યું કે વહેલી સવારે પાંચ વાગ્યેને બાવીસ મિનિટે રાની ઝાંસી રોડ પર આવેલી અનાજ મંડીમાં આગ લાગી હોવા અંગે ટેલીફોનથી સૂયના મળી હતી

દિલ્ફી સરકારે દિલ્ફીમાં આગ લાગવાની આ દુર્ઘટના અંગે મેજીસ્ટ્રેટને તપાસના આદેશ આપ્યા છે દિલ્ઠીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને જિલ્લા મેજીસ્ટ્રેટને એક અઠવાડિયામાં રિપોર્ટ રજુ કરવા નિર્દેશ આપ્યો હતો

ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ મૃતકોના પરિવારોને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્ફીમાં આગ લાગવાથી જીવ ગુમાવનારાના પરિવારોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની ધનરાશિની જાહેરાત કરી છે

ઉત્તર દિલ્હીના અનાજમંડી વિસ્તારમાં આવેલી યારમાળની ઇમારતમાં જ્યાં આગ લાગી હતી ત્યાં આગથી બચવા માટેના કોઇ સુરક્ષા ઉપકરણો નહોતા

આજે ભુવનેશ્વરમાં ઉત્કલ યુનિવર્સિટીના હીરક મહોત્સવ પ્રસંગે સંબોધતાં તેમણે કહ્યું કે સામાજીક સશક્તિકરણ માટે શિક્ષણ એ ઉત્તમ સાધન છે અને તેઓ પોતે તેનું ઉદાહરણ છે રાષ્ટ્રપતિએ કહ્યું કે શૈક્ષણિક સમુદાયે સંશોધનમાં વિશેષ રૂચિ ઉભી કરવી જોઇએ અને તેમાં માત્ર જ્ઞાન નહીં પરંતુ માનવ સમાજના આધારને સાંકળવો જોઇએ તેમણે આરોગ્ય પર્યાવરણ અને શિક્ષણ પર ભાર મૂયો અને ઉત્કલ યુનિવર્સિટી પાસે વિવિધ શાખાના શિક્ષકો છે ત્યારે તેને મહત્વ આપવા જણાવ્યું શ્રી કોવિંદે કહ્યું કે ભારતના ભવ્ય વારસાની અને જ્ઞાનની વિશ્વમાં નોંધ લેવાઇ છે ત્યારે આપણી યુનિવર્સિટીઓએ તેમાં આગળ વધવું જોઇએ હિંસા અસહિષ્ણતા અને સંઘર્ષ કાળમાં આપણી ફરજ છે કે યુવાનોને ગાંધીજીનો જીવન સંદેશ સમજાવવામાં આવે આ અગાઉ રાષ્ટ્રપતિએ પૈકા વિદ્રોહ સ્મારકનું શીલારોપણ કર્યુ હતું

ગુવાહાટીમાં પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ પ્રવક્તા રૂપમ ગોસ્વામી અને ડોક્ટર નુમાલ મોમીને જણાવ્યું કે આસામ કરારનો અમલ કરવા ભાજપ પ્રતિબદ્ધ છે

તેમણે આક્ષેપ મૂક્યો કે આસામમાં કેટલાક લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે ડોક્ટર મોમીને ચિંતા દર્શાવી કે આ કાયદાના વિરોધ માટે યુવાનોને ઉશ્કેરવામાં આવે છે ભાજપ આસામના લોકોના હીત વિરોધી કોઇ કામગીરી નફીં કરે નાગરિકત્વ ખરડાનો બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશમાં વ્યાપક વિરોધ થઇ રહ્યો છે તેઓ બાંગ્લાદેશમાં રહેલા હિન્દુઓ આસામમાં વસવાટ કરે તેવી દહેશત છે

તેમણે ઘવાયેલા કોન્સ્ટેબલોનાં નિવેદન લીધાં તથા આરોપીઓના મૃતદેહની તપાસ કરી હતી આ ઉપરાંત પોસ્ટમોર્ટમ રીપોર્ટ મેળવ્યો અને સ્થળ પરની મુલાકાત લીધી હતી દરમિયાન યારેય આરોપીઓના મૃતદેહને મહેબૂબનગર સરકારી હોસ્પિટલમાં રખાયા છે આવતીકાલે વડી અદાલત દ્વારા આ અંગેની અરજીની સુનાવણી છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બોકારોમાં જાહેર સભા સંબોધવાના છે કોંગ્રેસ નેતા રાહ્લ ગાંધી પણ આવતીકાલે બરાકાગામ અને રાંચીના મેસરા મેદાનમાં જાહેર સભા યોજશે

પરિણામે તેને બહ્મતી માટે છ બેઠકો મળવી જરૂરી છે

આ સમયે યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વહીવટી અધિકારીઓ ગ્રામજનો અને પોલીસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના શ્રમ અને રોજગારમંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને ટેકનીકલ શિક્ષણમંત્રી કમલરાની વરૂણે શોક પામેલા પરિવારની સાંત્વના મુલાકાત લીધી હતી

લખનૌ ડિવિઝનના કમિશ્નર મુકેશ મેશરામે કહ્યું કે પરિવારના સભ્યો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બે મકાનો પણ પુરા પાડવામાં આવશે અને પીડીત પરિવારના એક સભ્યનો થોગ્ય નોકરીની વ્યવસ્થા કરવામાં આવશે

આજે સિંગાપોર ખાતેની પ્રવાસન વિભાગની કચેરીના જણાવ્યા અનુસાર ભારતના પ્રવાસન ક્ષેત્રમાં સંકળાયેલા ઉદ્યોગોને તેનાથી પ્રોત્સાહન મળશે

વાડાની કાર્યવાહક સમિતિએ રશિયાને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરવા ભલામણ કરી છે સમીક્ષા સમિતિએ આક્ષેપ મૂક્યો છે કે મોસ્કોની પ્રયોગશાળા ડોપિંગની ખોટી માહિતી આપે છે

રશિયાના અધિકારીઓને આ સ્પર્ધામાં હાજરી પણ પ્રતિબંધ રહેશે તથા આગામી સ્પર્ધાઓમાં યજમાનપદ માટેની હરાજીમાં પણ નહીં જોડાઇ શકે રશિયાની એન્ટી ડોપિંગ એજન્સીને અગાઉ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી તેણે ડોપિંગ કાર્યક્રમ જાહેર કરી દીધો હતો

ગયા જૂનમાં એન્ડી રૂઇઝે તેને હરાવ્યો હતો

ન્યૂઝીલેન્ડ ટીમ ચાર મેચોમાં માત્ર ત્રણ અંકો સાથે ત્રીજા સ્થાને છે

આજે આઠમા દિવસે ભારતે ત્રણ સુવર્ણ બે રજત અને બે કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે સ્કવોશમાં આજે એક સુવર્ણ બે રજત અને એક કાંસ્યચંદ્રક મેળવ્યો છે મહિલાઓની રમત સ્પર્ધામાં ભારતને સુવર્ણ અને રજત ચંદ્રક મબ્યા છે તનવી ખન્નાએ સુનયના કુરૂવિલાને ત્રણ વિરૂદ્ધ એકથી હરાવી છે પુરૂષોની વ્યક્તિગત સ્પર્ધામાં ભારતને રજત અને કાંસ્યચંદ્રક મળ્યા છે

હરિન્દરને રજત ચંદ્રક અને અભયસિંહને કાંસ્યચંદ્રક મળ્યો છે નિશાનેબાજીમાં ભારતને બે સુવર્ણ અને એક કાંસ્યચંદ્રક મળ્યો છે દસ મીટર એરપિસ્તોલ સ્પર્ધામાં શ્રવણકુમાર રવિન્દરસિંહ અને સુમીત રમણને સુવર્ણચંદ્રક મળ્યો છે